ગઈકાલે લૈદ્દાબ્રમાં નિમો ખાતે ભારતિય સૈન્યના જવાનોને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આપણાં સૈન્યના જવાનોનું સાહસ તેઓ જ્યાં ફરજ બજાવે છે એ હિમાલય કરતાં પણ ઉંચું છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતિય સૈન્યએ સરહદ ઉપર બહાદ્દરી દર્શાવીને સમગ્ર વિશ્વને પોતાની ક્ષમેતાનો પેરિયય આપી દીધો છે

પ્રધાનમંત્રી શ્રી નરૈન્દ્ર મીદીએ એક આશ્ચર્યજનક પગલામાં ગઈકાલે વહેલી સવારે લેહ પહોંચીને દેશની સરહદોની રક્ષો માટે તૈનાત જવાનોને મળ્યા હતા અને તેમનો જુસ્સો વધાર્યો હતો પ્રધાનમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન દેશના સશસ્ત્ર દળોના વડા જનરલ બિપિન રાવત અને ભારતિય સૈન્યના વડા જનરલ એમ

નરવણે પણ સાથે રહ્યા હતા નિમુ ખાતેની અગ્રિમ સીમા ચોકીઓ પર સૈન્ય હવાઈ દળ અને ઈન્ઠો તિબેટ બોર્ડર પોલિસના અધિકારીઓએ પ્રધાનમંત્રીને ભારત ચીન સરહદે યાલી રહેલી તંગદિલીની સ્થિતિનો ચિતાર આપ્યો હતો પ્રધાનમંત્રી શ્રી મોદીએ લેહમાં પોતાના રોકાણ દરમિયાન ચીન સરહદ ઉપર ધર્ષણમાં ઘાયલ થયેલા સૈન્યના જવાનોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને ખબરઅંતર પૂછ્યા હતા

જિંથારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ નવ દર્દીના મોત નોંધાયાં છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સંસ્કૃત સહિત વિવિધ ભારતિય ભાષાના પ્રયાર પ્રસારને વધુ વ્યાપક બનાવવા પ્રસાર ભારતી ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ કાર્યક્રમ સંસ્કૃત સાપ્તાહિકીમાં સુક્તિપ્રસંગ સાપ્તાહિકીસંસ્કૃત દર્શનબાલ વલ્લરીજ્ઞાન વિજ્ઞાનએક ભારતશ્રેષ્ઠ ભારત અને અન્વિક્ષિકી જેવાં ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે દર શનિવારના પ્રસારિત થનારા આ વીસ મિનિટના સાપ્તાહિક કાર્યક્રમનું પુનઃપ્રસારણ રવિવારના કરવામાં આવશે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ કચ્છ પોલિસ દળમાં ફરજ બજાવતા નખત્રાણાજખી મરિન મુન્દ્રાનલિયી સીપીઆઇ અને ભુજ ચેલઓઇબીના ઈન્સ્પેક્ટરની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે